કેન્દ્રીય માનવસંસાધન વિકાસ મંત્રી ડો રમેશ પોખરિયાલ નિશાંકે જેએનયુ કેમ્પસમાં થયેલી હિંસક ઘટનાને વખોડી કાઢી છે

ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું યથાવત્ રહ્યું છે

કોઈપણ નિયંત્રણોનું પાલન કરશે નહીં

મેચ વરસાદના કારણે રદ થઈ હતી

પાકિસ્તાનમાં આ ઘટના થોડા સમય પહેલા જ ગુરૂદ્વારા નનકાના સાહિબમાં તોડ ફોડ કરવા અને પવિત્ર સ્થળનું અપમાન કરવા તથા એક સિખ છોકરીનું અપહરણ કરીને તેના બળજબરી પૂર્વકના ધર્મ પરિવર્તન અને લઝની ઘટના પછી થઇ છે ભારતે પાકિસ્તાન સરકારને દેખાડો રોકવા અને ગુનેગારો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા કહ્યું છે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાન સરકારે અન્ય દેશોને ઉપદેશ આપવાને બદલે પોતાના લઘુમતિ સમુદાયનું રક્ષણ કરવું જોઇએ

રમેશ પોખરિયાલ નિશાંકે જેએનયુ કેમ્પસમાં થયેલી હિંસક ઘટનાને વખોડી કાઢીને તેને દુર્ભાગ્યપૂર્ણ તથા ગંભીર ચિંતાનો વિષય ગણાવી છે તેમણે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની ગરિમાને જાળવી રાખવા માટે કેમ્પસમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે દિલ્ફીના ગવર્નર અનિલ બૈજલે પણ આ હિંસાને વખોડી કાઢી છે હિંસા સર્જનારાં તત્વો સામે કડક પગલાં લેવા માટે તથા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જેએનયુ વહીવટીતંત્રની સાથે સંકલન સાધવા માટે તેમણે દિલ્ફી પોલીસને તાકીદ કરી છે

દરમ્યાન જેએનયુએ ઘટનામાં ઈજા પામનાર વિદ્યાર્થીઓ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે

ઘાયલોને એઈમ્સમાં દાખલ કરાયા હતા

પશ્ચિમ બંગાળમાં ભાજપ રાષ્ટ્રીય સચિવ રાહ્રલ સિંહાએ કોલકતા ખાતે જનઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

તેમણે કહ્યું કે આ પ્રદર્શનમાં ભાગ લેનારાની સંખ્યા પ્રદર્શનનો વિસ્તાર અને તેનાથી થનારી આવકની દ્રષ્ટિએ એ આ દેશનો સૌથી મોટો સંરક્ષણ એક્સ્પો બની રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રદર્શનની ખુલ્લુ મુકશે

રાજ્યના સાંસ્કૃતિક વિકાસ મંત્રી કે પન્ડિયારાજને ત્રિચી ખાતે ગઈ કાલે એક સાંસ્ક્રતિક કાર્યક્રમના અવોર્ડ વિતરણ પ્રસંગે જણાવ્યું કે સરકારે આ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે તેમણે ઉમેર્યું કે જે સંસ્થાઓ તામિલ ભાષા અને સંસ્કૃતિના કોર્સ ચલાવે છે તેવી દેશ વિદેશની સાંસ્કૃતિક સંસ્થાઓની એક ગુણવત્તા અનુક્રમ યાદી તૈયાર કરવા માટે પગલાં લેવાઈ રહ્યાં છે

વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આગામી ત્રણ દિવસોમાં જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં નવેસર બરફવર્ષા અને વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસો માટે ઓરેન્જ અને યલો વોર્નિંગ જાહેર કરી છે ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને બરફ વર્ષા થઈ હતી શિમલા મનાલી ફફી ડેમિહાઉસી કિલોંગ અને કલ્પી ખાતે લધુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે તાપમાન શુન્યથી નીયુ રહ્યું હતું જમ્મુ કાશ્મીરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે નવેસરથી બરફવર્ષાની સંભાવના છે

દિલ્ઠીમાં આગામી ત્રણ દિવસોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે

ઈરાને કહ્યું કે હવેથી તે પરમાણુ સંવર્ધનની ક્ષમતા સંવર્ધન સ્તર સંવર્ધન સામગ્રીનો સંગ્રહ સંશોધન અને વિકાસ માટેના પ્રતિબંધોનું પાલન કરશે નહીં

આ જાહેરાત બાદ તેહરીન ખાતે મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી અમેરિકા દ્વારા ઈરાની કમાન્ડર કાસેમ સુલેનાનીની હત્યા બાદ ત્યાં તંગદીલીમાં વધારો થયો છે સુલેમાનીના અંતિમ સંસ્કાર પહેલા તેમના સન્માનમાં ગઈકાલે લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા યુરોપીયન સંઘ વિદેશ નીતિના અધ્યક્ષ જોસેફ બોરેલે ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જાદવ જારીફને પરમાણુ કરાર અને સુલેમાનીની હત્યા ઉભી થયેલી કટોકટી અંગે ચર્ચા કરવા બ્રુસેલ્સ આવવા આમંત્રણ આપ્યું છે અગાઉ ઈરાકી સાંસદોએ બગદાદ ફવાઈ ફ્મલામાં કમાન્ડરની હત્યા બાદ વિદેશી દળોને દેશ છોડી દેવા અંગે ઠરાવ પસાર કર્યો હતો

એક નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે આ વિસ્તારોમાં હાલ શાંતિ સ્થાપવાની આવશ્યકતા છે સંઘર્ષ વધારવા કે તેને વધુ ભડકાવવાની નહીં

આ ઉપરાંત ચાર અન્ય દેશો આમાં નિરિક્ષક તરીકે સામેલ છે

તેમણે આ મહત્વપૂર્ણ વિસ્તારોમાં તંગદીલી ઘટાડવા જવાબદારી લેવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અનુરોધ કર્યો છે

પલાનીસ્વામીએ સુદાન ખાતે આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ત્રણ લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે આ ઘટનામાં કુડાલોર અને નાગાપદ્દીનમ જિલ્લાના ત્રણ વ્યક્તિઓ માર્યા ગયા હતા

અનુપ્રયાસ નામની સ્વૈચ્છિક સંસ્થાના સહકારથી આ સુવિધા ઊભી કરી છે દેશમાં યંદીગઢ આવી સુવિધા ધરાવતું પાંચમું અને ઉત્તર ભારતમાં પ્રથમ રેલવે સ્ટેશન બન્યું છેઆ સુવિધાની મદદથી પ્રજ્ઞાયક્ષ મુસાફરો રેલવે સ્ટેશનના વિસ્તારમાં ઇન્કવાયરી સ્ટેશન મેનેજર વેઇટિંગ રૂમ લિફ્ટ તથા ટોઇલેટ વગેરેની સવલતો અંગેની માહિતી મેળવી શકશે બ્રેઇલ નકશા ઉપરાંત તેમાં સંકેતો પણ ઉમેરવામાં આવ્યા છે

ગૌહાટીમાં ગત રાત્રે પડેલા ભારે વરસાદને કારણે આ મેચ રદ કરાઈ હતી

ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચ આવતીકાલે ઈન્દોર ખાતે રમાશે